કેન્દ્ર સરકારે કેન્દ્રીય મંત્રીમંડળની સમિતિઓમાં ફેરફાર કર્યો છે

વિદેશમંત્રી એસ

ગયા બુધવારે સરકારે નિમણૂંક સમિતિ આર્થિક બાબતો અંગેની સમિતિ અને સંસદીય બાબતોની સમિતિ સહિત આઠ કેબિનેટ સમિતિઓની ્પનઃ રચના કરી હતી સત્તાવાર યાદી મુજબ સંસદીય બાબતો રાજકીય બાબતો મૂડીરોકાણ અને વિકાસ તથા રોજગાર અને કૌશલ્ય વિકાસ બાબતો અંગેની કેબિનેટ સમિતિઓમાં શ્રી રાજનાથસિંહનો સમાવેશ કરાયો છે આ ફેરફારો સાથે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ છ કેબિનેટ સમિતિઓના સભ્ય બન્યા છે તથા તેઓ સંસદીય બાબતો અંગેની કેબિનેટ સમિતિનું વડપણ સંભાળશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છ કેબિનેટ સમિતિઓનું નેતૃત્વ કરશે ઉલ્લેખય છે કે કેન્દ્રીય તકેદારી પંચ અને સીબીઆઈના મહાનિયામક પદો જેવા મહત્વના પદો પર નિમણૂંકની જવાબદારી સંભાળતી નિમણૂંક સમિતિમાં પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીનો સમાવેશ થાય છે

જયશંકર ભૂતાનની બે દિવસની મુલાકાતે જવા રવાના થયા છે વિદેશમંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે વિદેશ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા પછી શ્રી જયશંકર પ્રથમવાર વિદેશ જઈ રહ્યા છે તેઓ ભૂતાનના પ્રધાનમંત્રી લોતાય ત્સેરીંગ તથા ભૂતાનના વિદેશમંત્રી તાંદી દોરજી સાથે મંત્રણા કરશે

ઓ ની બેઠકમાં ભાગ લેવા કિર્ગીઝસ્તાન જશે

પ્રધાનમંત્રી તરીકે બીજી મુદતમાં ચુંટાયા બાદ શ્રી મોદીની વિદેશની આ પ્રથમ મુલાકાત છે દિલ્હીમાં વિદેશ સચિવ વિજય ગોખલેએ ગઈકાલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની આ મૂલાકાત તાજેતરના બનાવોની સમીક્ષાની તેમજ દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાની તક પૂરી પાડશે

શ્રી ગોખલેએ વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની આ મુલાકાત દર્શાવે છે કે ભારત તેના પાડોશી દેશો સાથેના સંબંધોને ટોચની અગ્રતા આપે છે

તેઓ આજેરાત્રે સાડા અગિયાર વાગે કોચી જશે અને રાત્રી રોકાણ બાદ સવારે ગુરૂવાયુરથી મંદિરના દર્શને જવા નીકળશે તેઓ દર્શન બાદ ગુરૂવાયુર ખાતે ભાજપના કાર્યકર્તાઓને પણ સંબોધશે લોકસભાની ચૂંટણી બાદ શ્રી મોદીનું જાહેરસભામાં આ પહેલું સંબોધન હશે

તેમણે જણાવ્યું છે કે આ સંદર્ભમાં ખાઘ ચીજોની ગુણવત્તા અને સલામતી આગવું મહત્વ ધારણ કરે છે આજે વિશ્વ અન્ન સલામતી દિવસની ઉજવણી નિમિત્તે આપેલા સંદેશામાં પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે સમગ્ર દેશ અને તેના નાગરિકોનું આરોગ્ય અને સુખાકારીમાં અન્ન સલામતી ખૂબ જ મહત્વની બાબત છે તેમણે કહ્યું કે તેમની સરકારે અન્ન સલામતી માટેના સૌથી શ્રેષ્ઠ અને અઘતન ધારાધોરણો લાગ્ કરવા ઉપર ધ્યાન કેન્દ્રીય કર્યું છે

આજે વિશ્વ અન્ન સલામતી દિવસની ઉજવણી નિમિત્તે ભારતીય અન્ન સલામતી અને ધારાધોરણો સત્તામંડળ દ્વારા દિલ્હીમાં ખાસ કાર્યક્રમ યોજાશે જેમાં આરોગ્ય મંત્રી ડો હર્ષવર્ધન સ્વચ્છ ભારત યાત્રાના પ્રતિક સ્વરૂપ સાયકલ ચલાવતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરશે

એક આતંકવાદી ગઇકાલે જ્યારે ત્રણ આતંકવાદીઓ આજે સવારે માર્યા ગયા છે એન્કાઉન્ટરના સ્થળેથી શસ્ત્રોનો જથ્થો મળી આવ્યો છે મૃત્યુ પામેલા ચાર આતંકવાદીઓની ઓળખ હજી થઈ નથી

સંબંધીત વિસ્તારમાં શોધ ્ટકડીના સભ્યો પગપાળા ફરીને પજ્ઞ વિમાનની શોધ કરી રહ્યા છે

શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કોલ્હાપુરમાં પત્રકાર સાથેની વાતચીતમાં જજ્ઞાવ્યું હતું કે આ માંગણીથી મહારાષ્ટ્ર વિધાનસભાની થોડાંક સમય પછી યોજાનારી ચૂંટણી માટે સધાયેલા ભાજપ અને શિવસેના જોડાણ ઉપર કોઈ અસર થશે નહીં શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું છે કે નાયબ અધ્યક્ષ પદની માંગણીની જાણ ભાજપને કરવામાં આવી છે

અયોધ્યામાં રામમંદિરના નિર્માણ પ્રત્યે પક્ષની પ્રતિબદ્ધતા દર્શાવવા સાંસદો અયોધ્યાની મુલાકાતે જવાના છે

સંબંધીત કંપની સામે બનાવટી તથા મૃત્યુ પામેલા ખેડૂતોના ઓળખપત્રોનો ઉપયોગ કરીને ધિરાણ કૌભાંડ આચરવાનો આક્ષેપ છે

એવી જ રીતે એર્ના્ફલમની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીને સામાન્ય તાવ છે અને તે સંપૂર્ણ ભાનમાં છે નિપાહથી પીડાતી મનાતી છ વ્યક્તિઓની તપાસમાં તેઓ નીપાહ વાયરસથી પીડિત નહીં હોવાનું જણાયું છે મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની નિષ્ણાંતોની ટીમ અને પશુપાલનની ટીમ આસપાસના વિસ્તારોના ચામાચીડીયા અને અન્ય પશુઓની તપાસ કરી રહી છે

શ્રી હર્ષવર્ધને ગઇકાલે નવી દિલ્હીમાં આયુષ્યમાન ભારત સહિત આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો તથા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાઓની સમીક્ષા કરી હતી

ગઈકાલે ગુવાહાટીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો